પાલીતાણાથી બાંદ્રા વચ્ચે સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન આજથી શરૂ થઈ છે

ભાજપના યૂંટણી પ્રયાર સૂકાની તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી એક દિવસમાં એનેક ચૂંટણીસભા સંબોધતા પ્રવાસ ખેડી રહ્યા છે

માલપુર ખાતે યોજાયેલી યૂંટણીસભામાં શ્રી રૂપાણીએ કહ્યું હતું કે બાયડ જેવો વિસ્તાર કોંગ્રેના લાંબા શાસન દરમિયાન કેમ પછાત રહ્યો તેનો જવાબ મતદારોએ માગવો જોઇએ બીજી બાજુ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી પણ અરવલ્લી જિલ્લાના પ્રવાસે છે

કોંગ્રેસ કાર્યકરોમાં ઊત્સાહનો સંચાર કરવા સાથે જશુભાઇ પટેલ જેવા ઉમેદવાર જીતે તેવી કોશિશ કરી રહ્યા છે રાધનપુર મુખ્યમંત્રી રાધનપુર ખાતે યોજાયેલી ભાજપની યૂંટણી પ્રચાર સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેતા પ્રચારમાં જોમ ઉમેરાયું હોવાના અનુભવ ભાજપ કાર્યકરોએ કર્યો હતો તેમણે મોદી સરકારે ભરેલા હિંમતવાન અને ઐતિહાસિક પગલાની વિગતો મતદારો સમક્ષ રજૂ કરી હતી કોંગ્રેસ ઉપર રાજકીય આક્ષેપ મુક્તા તેમણે કહ્યું હતું કે ગરીબોને મકાન આપવાના વાયદા અનેક દાયકા સુધી કર્યા પણ સાચા જરૂરિયાતવાળાને સસ્તું મકાન મોદી સરકારે જ આપ્યું છે બીજી બાજુ કોંગ્રેસ છોડી ભાજપની ટિકિટ ઉપર ચૂંટણી લડી રહેલા અલ્પેશ ઠાકોર પાસે જવાબ માંગવાનો પ્રચાર કોંગ્રસ આ વિસ્તારમાં કરી રહી છે

ઇલેકટ્રોનિક્સ વોંટીગ મશીન વડે મતદાન તારીખ એકવીસમીએ યોજાવાનું હોવાથી તેની તાલીમ માટે વ્યવસ્થા કરાઇ છે યૂંટણીતંત્ર દ્વારા દિવ્યાંગ મતદારને ઇ વી એમ વાપરવાની તાલીમ આપવા ખાસ કૅમ્પ આજે લુણાવાડા ખાતે યોજાઇ ગયો મતદાન મથક ઉપર રેમ્પ તથા વ્હીલચેરની વ્યવસ્થા કરવાની ગોઠવણ હાલ યાલી રહી છે પ્રજ્ઞાયક્ષુ મતદાર મહેબુબાખાને તમામ દિવ્યાંગને મતદાન અયૂકપણે કરવા અપીલ કરી છે

સંયુક્ત મુખ્ય યૂંટણી અધિકારી અજય ભદ્દ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ આ કંટ્રોલરૂમ ગાંધીનગરમાં સરદાર ભવન ખાતે શરૂ કરાયો છે સચિવાલયના બ્લોક નંબર સાતમાં બીજા માળે કંદ્રોલરૂમ કાર્યરત બન્યો છે કોઇપણ નાગરિક ટેલિફોન દ્વારા પણ ચૂંટણીલક્ષી ફરિથાદ નોંધાવી શકે તેવી સગવડ યૂંટણીપંચ દ્વારા શરૂ કરાઇ છે

આ કંટ્રોલરૂમ ચોવીસમી ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે

ગુજરાત વિધુત નિયંત્રણ આયોગના સચિવ રૂપવંતસિંહે આ પ્રમાણે જણાવ્યું છે

ગ્રાહક તકરાર નિવારણ કેન્દ્રો વધુ ઝડપી અને અસરકારક રીતે કામ કરે તે માટે વિવિધ જોગવાઇઓ કરવામાં આવી છે તેની વિગતો આપતા સચિવશ્રીએ જણાવ્યું કે વીજ વિતરણ પરવાનેદારના નિવૃત અધિકારીને તેની નિવૃતીના બે વર્ષ સુધી તે જ વીજ વિતરણ પરવાનેદારના ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં અધ્યક્ષ તરીકે સમાવિષ્ટ કરી શકાશે નહીં ગ્રાહકો તકરાર નિવારણ કેન્દ્રનો વધુ સહેલાઇથી સંપર્ક કરી શકે તે હેતુથી રાજ્ય સરકાર હસ્તકની તમામ વીજ વિતરણ કંપનીઓ અને ટોરન્ટ પાવરઅમદાવાદ હેઠળ ગ્રાહક તકરાર નિવારણ ફોરમની સંખ્યા વધારવાની સૂચના આપવામાં આવી છે

સાડાયારસો કરોડના મૂડીરાકાણથી નિર્માણ પામેલા આ પ્લાન્ટનું લોકાર્પણ મુખ્યમત્રી વિજય રૂપાણીએ કર્ય હતું મેકઈન ઇન્ડીયા હેઠળ તૈયાર થયેલ આ પ્લાન્ટમાં બનેલી મશીનરી રેલ્વેતંત્ર માટે ખુબ ઉપયોગી સાબીત થશે તેવી શુભેચ્છા આ પ્રસંગે શ્રી રૂપાણીએ આપી હતી સ્થાનિક લોકોને મોટાપાયે રોજગારી આ પ્લાન્ટ દ્વારા ઉપલ્બધ થશે તેવી આશા પણ તેમણે વ્યકત કરી હતી પાલિતાણા ટ્રેન પાલીતાણાથી બાંદ્રા વચ્ચે સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન આજથી શરૂ થઈ છે આ ટ્રેન બીજી જાન્યુઆરી સુધી વિશેષ ભાડા સાથે દોડાવવામાં આવશે

આ ટ્રેન બંને દિશાઓમાં સિહોર સોનગઢ ધોળા બોટાદ વિરમગામ અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ સુરત વાપી તથા બોરીવલી સ્ટેશન પર રોકાશે આ ઉપરાંત અમદાવાદ પાલનપુર સ્ટેશનમાં ડબ્લિંગની કામગીરી યાલુ હોવાથી સાબરમતી ભગતની કોઠી સાબરમતી એક્સપ્રેસ આવતીકાલ સુધી રદ રહેશે

મુંબઇ તરફથી પ્રિન્સ બદીયાણીને બે વિકેટ મળી હતી

ત્રણ દિવસની મેચનો આજે પ્રથમ દિવસ હતો માંડવીયા પરાદિપ બંદર બંગાળના અખાતમાં આવેલા પરાદિપ બંદરની મુલાકાતે વહાણવટા રાજ્યમંત્રી મનસુખ માંડવીયા પર્હોંચતા તેમનું ભાવભિનું સ્વાગત કરાયું હતું ઓડિશામાં આવેલા એકમાત્ર મહાબંદર એવા પરાદિપ પોર્ટની વિકાસ યોજનાઓની સમીક્ષા શ્રી માંડવીયાએ કરી હતી અને ગોદી વિસ્તારમાં બંધાયેલા કન્ટેનર ટર્મિનલની મુલાકાત લીધી હતી સ્વચ્છ ભારત ઝુંબેશ હેઠળ તેમણે કાપડની થેલીઓનું વિતરણ બંદરની કોલોનીમાં કર્યુ હતું સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ કરવાનો આગ્રફ સૌને આ પ્રસંગે તેમણે કર્યો હતો

ભુજ તાલુકાના ભુજોડી ગામના વણકર હમીર વિશ્રામ સીજુની સુતરાઉ કાપડની કલાત્મક શાલ માટે પસંદગી થઇ છે આ ઉપરાંત રાષ્ટ્રીય મેરિટ પ્રમાણપ્રત્ર માટેની પસંદગી પણ બે યુવાનોને સમાવેશ થાય છે

જેમાં હમીરભાઇની પસંદગી થઇ છે

અને દેશ ભરમાં પ્લાસ્ટીક ફટાવવા માટે કાર્યક્રમ ચાલી રહ્યાં છે ત્યારે પ્લાસ્ટિકના એક વિકલ્પની સફળ ચકાસણી ભુજની ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી ગાઇડની પ્રયોગશાળામાં કરાઇ છે વિજ્ઞાનીઓએ સંભવતઃપહેલી જ વાર બાયો પ્લાસ્ટિક શોધ્યું છે